અમારા પ્રતિભિધિ જણાવે છે કે સંસદીય પ્રક્રિયાનો અભ્યાસ કરવાની ધગશ હોય તેવા લોકો માટે આ પુસ્તક ખૂબ મહત્વનો સંદર્ભ ગ્રંથ બનશે

પ્રમુખની બેઠકનો પ્રકાર અનુસૂચિત જાતિનો હોઇ યાલુ વર્ષમાં યૂંટાયેલા ત્રણ પૈકી અનુસૂચિત જાતિનો કોઇ એક ઉમેદવાર પ્રમુખ બનશે હવે મહેસાણા જીલ્લા પંચાયતના નવા પ્રમુખ કોણ બનશે તે આવનાર સમય જ બતાવશે રાયડો અને ચણા મહેસાણા જીલ્લામાં ગુજરાત રાજય પુરવઠા નિગમ દ્વારા રાયડો અને ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઇ છે

છ દિવસની તાલીમ પછી સ્ત્રીઓ મશરૂમની ખેતી કરવાનું શીખી ગઈ હતી

જેમાં ઘણા કારીગરો નેશનલ એવોર્ડ પામેલા છે

સિંહની પજવણી ગિરગઢડામાં સિંહ પજવણી અને મુરઘી કાંડમાં ગિરગઢડા સિવિલ કોર્ટે સાત આરોપી પૈકી છને સજા ફટકારી ગેરકાયદેસર સિંહ દર્શન અને સિંહની પજવણી ઉપર રોક લગાવતો યુકાદો આપ્યો છે કેટલાક મહિના પહેલા સોશિયલ મીડિયામાં એક વિડિઓ વાઇરલ થયો હતો જેમાં એક વ્યક્તિ હાથમાં મુરઘી લઈને સિંહને શિકાર માટે લલયાવતો હોય છે

ઉપરાંત તમામ આરોપીને દસ દસ હજાર રૂપિયાનો દંડ ભરવા પણ આદેશ કર્યો છે મોરારિબાપુ રસી કોરોના મહા બિમારી સામે સમગ્ર વિશ્વ ચિંતામાં છે ત્યારે રસી મુકવાની ઝુંબેશમાં શ્રી મોરારિબાપુ પણ જોડાયા છે

જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ના હસ્તે મેઘાણીજીના પુસ્તકોનું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું